પ્રાદેશિક સમાચાર જીનુ પરમાર વાંચે છે

ખર્ચે હાથ ધરાશે અમારા અમદાવાદના સંવાદદાતા જણાવે છે કે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે અમદાવાદ ગાંધીનગર અને સુરતમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા પ્રદૂષણ અને કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ ઘટાડવા તેમજ મુસાફરોને સુવિધા આપવા માટે શહેરી પરિવહન ક્ષેત્રે માળખાકીય સુવિધાઓમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે

ભારતીય રેલવેના ઇતિહાસમાં પ્રથમ વખત દેશભરમાંથી આઠ ટ્રેનો એક જ મુકામ સાથે જોડાઇ છે તેમણે વધુમાં જણાવ્યું કે કેવડીયા ભારતમાં મુખ્ય પ્રવાસન સ્થળ તરીકે ઝડપથી વિકસી રહયું છે વિવિધ દેશોના પ્રવાસીઓ કેવડીયાની મુલાકાત લઇ રહયાં છે કેવડીયામાં ઘણી સુવિધાઓ ઉપલબ્ધ થવાથી નજીકના આદિવાસી વિસ્તારના ગામડાઓમાં રોજગારીની તકો વધી છે

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે કેવડીયા સ્ટેશન પ્રોજેકટના વિકાસથી આજુબાજુના આદિવાસી વિસ્તારોની વિકાસલક્ષી પ્રવૃતિઓમાં વધારો થશે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનથી કેવડીયા કોલોની માટે જનશતાબ્દી એકસપ્રેસના પ્રારંભે નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલે જણાવ્યું કે આજરોજ શરુ થનારી જનશતાબ્દી એકસપ્રેસ રેલ સેવા જન સુખાકારીમાં વધારો કરશે આજે ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે નવો અધ્યાય શરૂ થયો છે કેવડીયા રેલવે સ્ટેશન નર્મદા જીલ્લામાં નવા બંધાયેલા કેવડીયા રેલવે સ્ટેશનની રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે રૂબરૂ મુલાકાત લીધી બંને મહાનુભાવોનું પરંપરાગત આદિવાસી નૃત્ય દ્વારા સ્વાતગત કરવામાં આવ્યુંા હતું રેલવેના અધિકારીઓએ નવીન રેલવે સ્ટેમશનની વિગતોથી બન્ને મહાનુભાવોને વાકેફ કર્યા હતા

સ્ટે શન ખાતે વ્યુપઇંગ ગેલેરીથી પ્રવાસીઓ સ્ટેટચ્યુ ઓફ યુનિટીનો નજારો માણી શકશે આ નવીન રેલવે સ્ટેવશનમાં સેલ્ફીર ઝોન ગાર્ડન બાળકો માટે પ્લોઇંગ એરીયા સહિત કૂડકોર્ટ અને પાર્કિંગની વ્યફવસ્થાઓ ઊભી કરવામાં આવી છે

સી

રેલવે સ્ટેંશન ખાતે ઇલેકટ્રીક ટ્રેન ઇન્ડીીકેદર્સીસીટીવી કેમેરા સહિત જીપીએસ એનેબલ્ડત કલોકની સુવિધા પ્રવાસીઓ માટે ઉપલબ્ધક કરાવવામાં આવી છે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

તથા પાલીસ વિભાગનું સુદ્રઢીકરણ કરવામાં આવ્યું છે

ગુજરાતને કરફ્યુ મુક્ત કરવામાં પોલીસની કામગીરી મહત્વની છે એવી જ રીતે લોકડાઉન દરમ્યાન વિરષ્ઠ નાગરિકોને ભોજન તથા પરપ્રાંતીય શ્રમિકોને વતનમાં પહોંચાડવામાં પોલીસની કામગીરી પણ પ્રશંસનીય રહી છે સલામતી મજબૂત બનાવવા રાજ્ય સરકારે ગુંડા નાબૂદી ધારો પાસા ધારો તથા લેન્ડ ગ્રેબીંગ ધારામાં સુધારો કરી તેમને વધુ મજબૂત બનાવ્યા તેની વિગતો શ્રી જાડેજાએ આપી હતી

સરકારના આ ખેડૂતલક્ષી નિર્ણયથી ખેડૂતોની આવકમાં વધારો થશે માર્ગ સલામતી રાજ્યમાં આજથી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીનો આરંભ થશે

આજે માર્ગ સલામતી સ્વચ્છતા કોરોના વોરીયરનું સન્માન બ્લેક સ્પોટ વેરીફીકેશન જેવા કાર્યક્રમો હાથ ધરાશે